રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ માતૃભૂમિ માટે શહિદ થનાર જવાનો ખાસ કામગીરી કરતી વખતે દિવ્યાંગ બનેલા સૈનિકો અને તેમના કુટુંબિજનો પ્રત્યે આદરની ભાવના સાથે ઉદાર હસ્તે ફાળો આપવા નાગરોકને વિનંતી કરી છે ટ્વીટર ઉપર ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે આપણા સૈનિકો દેશની એકતા અને અંખડિતતાના રક્ષક છે અને ઘણા સૈનિકોએ દેશ અને નાગરિકોના રક્ષણની કામગીરી કરતી વખતે પ્રાણનું બલિદાન પણ આપ્યું છે આ બહાદ્દર અને રાષ્ટ્રપ્રેમિ સૈનિકોને સલામ કરીને તેમને સમર્થન આપીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આજનો દિવસ દેશ માટે કોઈપણ અપેક્ષા વિના બલિદાન આપવા સજ્જ રહી અસાધારણ સેવા આપનાર બહાદ્દર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિવસ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપતા જણાવ્યું હતું કે બહાદૂર સૈનિકો અને તેમના પરિવારો પ્રત્યે નાગરિક એક્તા દર્શાવવાનો દિવસ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છમાં માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમૂહર્ત કરવાના છે તેવી પણ શક્યતા છે

નવા નિયમ મુજબ ટ્રાફિક ગુના માટે માત્ર જવાબદાર ફોય તે વ્યક્તિ પાસેથી જ દંડ વસુલવાનો નિર્ણય કર્યો છે

જે અંતર્ગત રાજ્ય સરકાર ફેઠળની આરટીઓ કચેરી દ્વારા ટ્રાફિક દંડ અંગેના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે